પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

આવા કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા ડ

શ્રી યુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્યશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પંચાયત ચૂંટણી રાજયમાં સ્થાનિક સ્વરાજયની યૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોના આગેવાનો ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર નકકી કરવાના કામે લાગ્યા છે સુરેન્દ્રનગર ખાતે ભાજપના આગેવાનો દિલીપભાઇ પટેલ મંગળસિંહ પરમાર અને કલ્પનાબેન રાવલે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા માટે યોગ્ય ઉમેદવારોની શોધખોળ આદરી હતી ધ્રાંગધા લખતર અને વઢવાણ ખાતે યૂંટણી ઇન્ચાર્જ નિરીક્ષકો દ્વારા યોગ્ય ઉમેદવારોની શોધખોળ કરાઇ હતી

ને દેશભરમાં સૌથી ઓછો અકસ્માત દર અને વધુ સલામત સેવાઓ માટે ભારત સરકારના યાર અલગ અલગ સન્માન મળ્યા છે

ટી

અને રેલવે સ્ટેશન ઉપર કાર્યરત કુલીયોને પણ વધારાની આવક મળશે આ સુવિધા ડોર ટૂ ડોર ઉપલબ્ધ રહેશે જે માટે બૂકિંગ મોબાઇલ એપ તથા વેબસાઇટના માધ્યમથી થઈ શકશે આ સુવિધા થકી મુસાફરો તેમના ઘરેથી ઓનલાઈન બૂક કરીને તેમના ગંતવ્ય સ્ટેશન સુધી નિર્ધારિત સરનામાં પર લગેજ પહોંચાડી શકશે લગેજની ઓનલાઇન ટ્રેકિંગ પણ થઈ શકશે આ ઉપરાંત સામાન્ય પેમેન્ટ બેસિસ પર બેગેજ સેનિટાઇજિંગ તથા રેપિંગની સુવિધા ઉપલબ્ધ થશે કોરોના રાજયમાં નવા કોવિડ કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે

જયારે મહેસાણા પાટણ અને નવસારીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

રાજ્યના મુખ્ય રસીકરણ અધિકારી નથન જાની એ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતને દસ લાખ રસીનો જથ્થો મળેલો છે જે પહેલા તબક્કામાં તબીબી અને અર્ધતબીબી લોકોને આપવામાં આવ્યો છે મુખ્યત્વે ચાર તબક્કામાં રસીકરણની કામગીરી હાથ ધરાશે બીજા તબક્કામાં ફન્ટલાઇન તબીબી કાર્યકરોને આવરી લેવાશે

નોધનીય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી નિશા ચંદ્રાએ રસી લીધા બાદ પોતોના પ્રતિભાવ આ મુજબ આપ્યો

ભાવનગરમાં મરઘીમાં જ્યારે જ્રનાગઢમાં તેતર પક્ષીના સેમ્પલ આજે પોઝીટિવ આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિયંત્રણ કામગીરી શરૂ કરાઇ છે

તેમજ મરઘાપાલનને લગતી તમામ પ્રવૃતિઓ બંધ રાખવામા આવી છે વહીવટીતંત્ર દ્વારા બહાર પાડેલા જાહેરનામું ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં બર્ડફલુના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જીલ્લાનાં કોડીનારનાં કડોદરા ગામની સીમમાં કોચલ બીમાર હાલતમાં મળી આવતાં મરઘા બાદ અન્ય પક્ષીઓમાં બર્ડફલ્ ફેલાયાની આશંકા સેવાઇ રહી છે હાલ વન વિભાગ દ્વારા કોયલનો કબ્જો લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અરવલ્લી આયુષ્યમાન યોજના અરવલ્લી જીલ્લા ખાતે પ્રધાનંત્રી આયુષ્યમાન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મોડાસા ઘાંચી આરોગ્ય મંડળ સંયાલિત જનરલ હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા પુરસ્કારથી સન્માનિત કરાતા સંસ્થાના હોદેદારોમાં આનંદની લાગણી પ્રસરી હતી આ અંગે સંસ્થાના સેક્રેટરી રહીમભાઇ ભાયલાએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો

આ અંગેનો ફાળો વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમના મંત્રી શ્રી અશોક રાવલને સંસ્થાના આચાર્ય શ્રી જિતેન્દ્ર પ્રસાદજીના હસ્તે આપવામાં આવ્યો હતો સંસ્થાની એક યાદી માં જણાવાયા મુજબ આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવત અને મણિનગર ગાદી સંસ્થાનના મહંત શ્રી ભાગવત પ્રિય દાસજી તેમજ અન્ય સંતો ઉપસ્થિત હતા